ને આવકવેરા રિટર્નમાંથી મુક્તિ અપાઈ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર ઉદ્યોગો મૂડીરોકાણ અને માળખાકીય ક્ષેત્રમાં

બાદમાં નાણાંમંત્રી નિર્મળા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા સ્થાપિત પરંપરા મુજબ નાણાંમંત્રી સંસદમાં જતા પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળે છે આ વર્ષે કોવિડ પ્રોટોકોલ બાદ કોઈ દસ્તાવેજ છાપવામાં આવ્યો નથી બજેટની નકલો ઇલેક્ટ્રોનિક રીતે જાહેર કરવામાં આવી છે અને મંત્રાલયની વેબસાઇટ પર દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત અંદાજપત્ર માટેની વિશેષ એપ્લિકેશન પર દસ્તાવેજો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે

ઐતિહાસીક દેશને આત્મનિર્ભર બનાવાનો મકસદ ધરાવતા બજેટને ગણાવતા શ્રી મોદી એ ઉમેર્યું છે કે યુવા પેઢીને આગળ વધવાની અઢળક તક આપતું આ બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈ એ પહોંચાડશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સમાજના દરેક વર્ગની અપેક્ષા સંતોષે તેવું બજેટ છે

સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રીમતી સિતારમણે કહ્યું હતું કે જીવન વીમા નિગમનો પબ્લિક ઇસ્યુ લાવવા ઉપરાંત વીમા ઉદ્યોગમાં વિદેશી મૂડીરોકાણ વધે તેવા હિમમતવાન પગલાં ભરવામાં આવ્યા છે જાહેર ક્ષેત્રની બેન્કનું વસૂલ નહીં થઈ રહેલું ઘિરાણ એટલે કે એન પી એ

નાબાર્ડ મારફતે ગ્રામીણ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવાની વાત પણ તેમણે કરી હતી વિકાસ માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ બજારમાંથી ઊભું કરવા માટે ખાસ કંપનીની રચના કરવાની જાહેરાત પણ બજેટ પ્રસ્તાવમાં સામેલ છે જેના વિષે તેમણે કહ્યું હતું કે ભંડોળના ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ અટકે નહીં તેની ખાસ કાળજી લેવાશે

સરકારના રાજ્ય કાઉન્સિલર આંગ સાન સુ કી અને સત્તાધારી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના ઘણા નેતાઓની આજે વહેલી સવારે મ્યાનમારમાં ધરપકડ કરવામાં આવી છે મ્યાનમારના લશ્કરે આજે આંગસાન સુ કીની સરકારની સત્તા મેળવી લીધી છે સૈન્ય સંચાલિત ટીવીના પ્રસારણમાં જાહેરાત કરી છે કે દેશને એક વર્ષ માટે કટોકટી હેઠળ મૂકવામાં આવ્યો છે ઉપરાષ્ટ્રપતિ મેન્ટસ્વીનને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે અને તમામ સત્તા કમાન્ડર ઇનચીફ મીન ઓંગ હલેંગને આપવામાં આવી છે

નવી યૂંટાયેલી સંસદની પ્રથમ બેઠક આજે શરૂ થવાના કલાકો પહેલાં જ આ અટકાયતી થઈ હતી

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત હંમેશાં મ્યાનમારમાં લોકશાહી પ્રક્રિયાનું સમર્થન કરે છે અને કાયદાનું શાસન અને લોકશાહી પ્રક્રિયાને સમર્થન આપવા પર ભાર મુકે છે મંત્રાલયે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે દરમિયાન રાષ્ટ્રસંઘ મહામંત્રી યુરોપીય સમુદાય અમેરિકા બ્રિટન સહીત ઘણા દેશો અને સંગઠનોએ પણ મ્યાનમારમાં લશ્કરી બળવાની ટીકા કરી છે

તેમણે કહ્યું હતું કે આ હેકાથોન ભારત અને આશિયાનને દરિયાઈ સંપત્તિ અને શિક્ષણના વ્યાપને અનોખી તક પૂરી પાડશે તેમણે ઉમેર્યું કે આ હેકાથોન આપણી સંસ્કૃતિના છ મૂળભૂત ગુણોનો અમલ થશેઃ આદર સંવાદ સહકાર શાંતિ સમૃદ્ધિ અને નવીનતા વસુઘૈવ કુટુંબકમની વિચારધારાને અનુસરીને ભારત આસિયાન ક્ષેત્ર અને સમગ્ર વિશ્વપ્રત્યે સકારાત્મક ભૂમિકા નિભાવવા કટિબદ્ધ છે